પ્રધાનમંત્રીએ પ્રધા નમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડતોને સહાયનો ત્રીજો હપ્તો છૂટો કર્યો હતો અને ડીસેમ્બર થી મા ર્ચ દરમિયાનના ગાળા માટે છ કરોડ ખેડૂતોને બે હજાર રૂપિયાની સહાય તેમના બેંક ખાતામાં ફાળવી છે આ ઉપરાંત પ્રધાનમંત્રોએ આઠ રાજયોના લાભાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કર્યા હતા ગયા વષે ગો રખપૂરમાં પ્રધાનમંત્રીએ આ યોજનાની જાહેરાત કરી હતી અને તેને ઐતિહાસિક કદમ ગણાવ્યું હતું તે મણે કહયું કે આઝાદી બાદ જય જવાન જય કિસાન સત્ર ખરેખર સાર્થક બન્યું છે

તમાં નોબલ પારિતોષિક સન્માનિત વિજ્ઞાનિઓ અધ્યાપ કો અને વિદ્યાર્થિઓ હાજર રહશે આ વિજ્ઞાન કોંગસના અધ્યક્ષ પ્રોફેસર કે

શ્રી રૂપાણીએ તેમની સરકાર રાજયના યુવાઓ માટે કામ કરી રહી છે અને યુવા વર્ગના વિદ્ય ાર્થિઓ સરકાર પર ભરોસો ચોકકસ જાળવી રાખશે

લોકો ઠડીથી બચવા તાપણું કરી રહયા છે તો કયાંક ઘરની બહાર નીકળવાન ટાળી રહયા છે રાજયમાં ઠંડો પવન ફુંકાઈ રહયો છે અને વીઝીબીલીટી પણ લો રહી છે ઉતર ભારતમાં પણ ઠંડીનો કહેર વર્તાઈ રહયો છે

આગામી દિવસે પણ આ પકાર વાતાવરણ સ્હી શકે છ

તેમજ સરીસુપ પ્રાણીઓ માટે માટલામાં લેમ્પ ગોઠવવામાં આવ્યા છે

તેવી જાહેરાત સંસદીય મંત્રો પ્રદિપસિંહ જાડેજાઅ કરી હતી તેમણે કહયું છે કે નવા વર્ષના પ્રથમ સત્રનો શૂભારંભ ર ાજયપાલશ્રીના સંબોધનથી થશે અને તેમનો આભાર વ્યકત કરતી દરખાસ્ત લવાશે